આરોગ્ય વિભાગના અગ્ર સાંચવ જયંતિ રવિએ ગાંધોનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં વધુ માં જણાવ્યું હતું કે ગઈકાલે મૃત્યુ પામેલા પાચ વ્યકિતઓમાંથી અમદાવાદની હોસ્પિટલોમાં અને એકનું સુરતમાં મોત નિપજયું છે

અને એકટીવ સવલન્સ થી શોધવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નોંધાયલ ભૂજના એક દર્દી અગાઉથી જ ઈન્સ્ટિ ટયુશનલ કવોરોન્ટાઈનમાં છે

જે મજબ કચ્છ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહિ તે હેતુથી કોઇપણ વ્યકિતએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહિ કે અવર જવર કરવી નહિ અને જીલ્લાની હદ ક્રીસ કરવી નહિ તેમજ લોકડાઉનની યુસ્ત અમલવારી કરવી સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર અનઅધિકૃતગેરકાયદેસર રીતે યાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવું નહિ સમગ્ર કચ્છ જીલ્લામાં આવેલ તમામ રેસ્ટોરન્ટ યા કોફીની દુકાન કે લારીગલ્લા હોટલો ઘરમશાળાઓ ઘરમશાળાના ભોજનાલથો ધાર્મિક સ્થળના ભોજનાલથો અને રહેવાના ઉતારાઓ પાણીપુરી કે અન્ય ખાદ્યસામગ્રી મીઠાઇ ફરસાણ વેચાણ કરતી દુકાન કે લારી ગલ્લા આઇસ્ક્રીમ ઠંડા પીણા વેયાણ કરવામાં આવતી દુકાન કે લારી ગલ્લા બંધ રાખવાના રહેશે

હુકમ મુજબ એબ્યુલન્સ સહિતના તમામ તબીબી અને પશુ ચિકિત્સકો વૈજ્ઞાનિકો નર્સો પેરામેડિકલસ્ટાફ લેબ ટેકનિશીયન દાયણ અને અન્ય હોસ્પિટલ સહાય સેવાઓ સહિત એમ્બ્યુલન્સની અવર જવર અને સુરક્ષા હેતુઓ સિવાયની મુસાફરોની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી પર પ્રતિબંધ છે

વ્યકિતઓની આંતર જિલ્લા કે આંતર રાજયની મુસાફરી કે અવરજવર પર પ્રતિબંધ રહેશે કેલ્પના શાહ કચ્છ ચેમ્બર્સ ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દવારા આવકાર રિઝર્વ બેંક ના પેકેજ ને આવકાર આપવા સાથે નાના વેપારી વર્ગ માટે ઉદાર બેંક ઘિરાણ ની માંગણી કરવામાં આવી છે આ સંસ્થા ના સચિવ એ

અક્બાનીએ જ્નાવ્યુ છે કે કોરોના સંક્રમણ્ને લીધે આવનાર મંદી થી વેપાર ઉદ્યોગ ને બચાવવા માટે તથા રોજ્ગારી જાળવી રાખવા માટે હજુ વધુ આર્થિક ટેકો બેંક તરફ થી મળે તો નાના વેપારીઓ અર્થતંત્રને ઉગારવા માં મોટું યોગદાન આપી શકે તેમ છે